પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ત રાજ્ય વિધાનસભામાં આજે ઉદ્યોગ ખાણ ખનીજ બંદરો વાહનવ્યવહાર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની માંગણીઓ બહ્મતીથી મંજૂર કરાઇ

રાજ્યસભાની યૂંટણી પૂર્વે રાજ્યમાં રાજકીય પ્રવૃત્તિઓ વેગવાન બની છે

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસની આંતરિક જુથબંધી સામે આવી છે ધારાસભ્યોનો વિશ્વાસ સંપાદન કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે કોંગ્રેસના હજુ વધારે ધારાસભ્યો રાજીનામાં આપી શકે તેવા સંકેત પણ શ્રી પટેલે આપ્યા હતા દરમિયાન રાજ્યસભાની યૂંટણી અંગે કોંગ્રેસમાંથી રાજીનામાં આપનાર પાંચ ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે

ઉલ્લેખનીય છે કે રાજીનામાં આપનાર ધારાસભ્યોમાં ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ ધારીના જે વી

ગૃહની બહાર પત્રકારોને સંબોધતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ કોંગ્રેસની ટીકા કરતાં જણાવ્યુ હતું કે કોંગ્રેસ પોતાના હિતમાં આ માગણી કરી રહી છે

રાજ્ય સભાની યૂંટણી સંદર્ભે આજે ભારતીય જનતા પક્ષા ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગરમાં મળી હતી જેમાં રાજ્યસભા માટેના ભાજપના ત્રણેય ઉમેદવારો ઉપરાંત પક્ષના વરીષ્ઠા નેતાઓ હજાર રહ્યા હતા

વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે માંગણીઓ ઉપરની ચર્ચાના જવાબમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી બે યાર મહિનામાં ઉદ્યોગ પોલિસી લાવવામાં આવશે સ્ટાર્ટ અપ મામલે ગુજરાત દેશમાં નંબર વન છે ગુજરાતમાં વીજળી માટેના કનેક્શનો આપવાનો વિષય હવે પૂરો થયો છે

જો કે કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમ અત્યારે મોક્રફ રખાયો છે વિધાનસભા ગૃહમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ઉદ્યોગ અને ખાણ બંદરો અને વાહનવ્યવહાર વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન યોજાયું હતું જેમાં ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસની ગતિએ તેજ રફ્તાર પકડી છે નવા નવા ઉદ્યોગો આવી રહ્યા છે લોકોને રોજગારી મળી રહી છે

આથી વિધાનસભાની કાર્યવાહી નિહાળવા કોઇ પ્રેક્ષકને પ્રવેશ આપવામાં આવશે નહિં જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે

જોકે બંને પૈકી એક મહિલાનો સ્વાઇ ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે યાલી રહી છે

જોકે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે રાંદેરની મહિલા ચીનથી કોમ્બોડિયા થઇ સુરત આવી હતી ત્યારબાદ શરદી તાવના લક્ષણો જણાતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો

એક વર્ષ પછી સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂના બે વ્યકિતના રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે

સુરતમાં તંત્ર કોરોનામાં વ્યસ્ત છે ત્યારે સ્વાઇન ફ્લૂ દેખાતા તંત્રની દોડધામ વધી ગઇ છે

આ અંગે રાજકોટ કલેકટર રેમ્યા મોહને રાજકોટમાં આ અંગેની એક યાદી પ્રસિધ્ધ કરી છે જેમાં આવશ્યક ચીજવસ્તુઓ હેઠળ આવરી લેવાયેલ તમામ વસ્તુઓનું જેમકે માસ્ક હેન્ડ સેનેટાઇઝર્ડસનું વેયાણ કરતાં વેપારીઓએ વેપારના સ્થળે ઉઘડતો સ્ટોક અને બંધ સ્ટોક સહિત ભાવોની યાદી પ્રદર્શિત કરવાની રહેશે તેમજ આ વસ્તુઓની સંગ્રહખોરી કરી શકાશે નહિં નિયત કરેલ ભાવથી વધુ કિંમત કે સંગ્રહખોરી કરનાર સામે સાત વર્ષ સુધીની કેદ અને દંડનીય કાર્યવાહી કરાશે

કચ્છ સરહદે નશીલી દવાઆની હેરફેર તેમજ ધુસણખોરી પ્રવૃતિને લઇને સૌનું ધ્યાન ખેંચાયું છે ત્યારે ઉચ્ચ વડાની આ મુલાકાત અતિ મહત્વની ગણાઇ રહી છે જનરલ નરવણે ક્રિક વિસ્તારનું હવાઇ નિરિક્ષણ કરીને સુરક્ષાની જાત માહિતી મેળવી હતી

નોધનીય છે કે ઉનાળામાં પશુઓમાં દુધ ઓછુ આવે છે જેને લઈને દુધના ભાવવમાં વધારો કરતા પશુપાલકોને આર્થિક રીતે ફાયદો થશે

આ ઉપરાંત પોરબંદર કોચૂવેલી પોરબંદર એક્સપ્રેસમાં પણ બે સ્લીપર અને એક થર્ડ એસી કોચ જોડાશે જ્યારે પોરબંદર મુજ્જફરપુર પોરબંદર એકસ્પ્રેસ અને પોરબંદર દિલ્હી સારાય રોહિલ્લા પોરબંદર એક્સપ્રેસમાં વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે જ્યારે બાન્દ્રા પાલીતાણા બાન્દ્રા એક્સપ્રેસમાં એક સ્લીપર કોચ સ્થાયી ધોરણે અને એક કોચ સ્લીપરકોચ અસ્થાયી ધોરણે જોડવામાં આવશે